લોકસભાની સાતમા તબક્કાના આખરી ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા ઝંઝાવાતી પ્રચાર

વિવિધ રાજકીય પક્ષોના લોકપ્રિય પ્રચારકો દેશના વિવિધ ભાગોમાં ચૂંટણી સભાઓ યોજી રહયાં છે ભાજપ નેતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બિહાર ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં રેલી સંબોધશે ભાજપા અધ્યક્ષ અમિત શાહ મધ્યપ્રદેશના ધાર અને અલીરાજ્પુરમાં ચૂંટણી પ્રચાર કરશે

અમારા લખનૌના સંવદાદાતા જણાવે છે કે આજે ઉત્તર પ્રદેશમાં ઘણા નેતાઓ પ્રચાર કરશે

મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં મતગણતરીનું બધું જ કામ મહિલાઓ સંભાળશે

મુખ્ય ચૂંટણી અધિકારી સુરેન્દ્રકુમારે પત્રકારોને જણાવ્યું છે કે પુરી કટક દેવગઢ ખુરદા અને બાલાસોરના વિધાનસભા વિસ્તારોમાં પુનઃ મતદાન યોજવામાં આવશે

દરમિયાન કેન્દ્રીય ટુકડીએ વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને આજે રાજ્યના મુખ્યસચિવ સાથે વિચારણા કરશે ગૃહમંત્રાલયના અધિક સચિવ વિવેક ભારદ્વાજના નેત્રત્વ હેઠળની આ ટુકડીએ પુરી કટક અને ખુરદા જિલ્લાઓની મુલાકાત લીધી હતી

પ્રિયંકા શર્માના ભાઈના વકીલે અદાલત સમક્ષ આ મુદ્દો રજૂ કર્યા બાદ અદાલતે આ નિવેદન આપ્યું હતું તેના વકીલે અદાલતમાં કહ્યું હતું કે પ્રિયંકા શર્માને છોડવા માટે અદાલતનો આદેશ હોવા છતાં પજ્ઞ તેને હજ્ છોડવામાં આવ્યી નથી ન્યાયાધિશ ઇન્દ્રા બેનરજી અને સંજીવ ખન્નાની પીઠે તાકીદ આપી હતી કે જો પ્રિયંકા શર્માને જેલમાંથી તાત્કાલિક છોડવામાં નહીં આવે તો તે સંબંધિત અધિકારીઓ સામે ન્યાયાલયનો અનાદર કરવા બદલ કાર્યવાહી કરશે

આજે બિહારના પાલીગંજ ખાતે ચૂંટણી રેલીને સંબોધતાં તેમને આક્ષેપ કર્યો હતો કે તેઓ કેન્દ્રમાં નબળી સરકાર રચવાની ઇચ્છા ધરાવે છે જેથી તેઓ પોતે લાભ મેળવી શકે શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમની સરકારે અપનાવેલી આક્રમક વ્યૂહ રચના વડે ત્રાસવાદનું દૂષણ નાબુદ થઈ શકે છે

અગાઉ તે પટણા મતવિસ્તાર કહેવાતો હતો

આ વખતે ભાજપે તેમને ટીકીટ ન આપતાં શ્રી સિંહા કોંગ્રેસના ઉમેદવાર તરીકે મહાગઠબંધનનું સમર્થન મેળવી ઉભા રહ્યા છે તેમની સામે ભાજપના ઉમેદવાર તરીક કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ઝકાવ્યું છે

તેમાંથી પાંચ પર ભાજપ છે અને એક ફત્વહા બેઠક પર આર

ડી ના ધારાસભ્ય છે આ વિસ્તારોમાં સલામતી બેરોજગારી જેવા પ્રશ્નો મહત્વના છે

કેન્દ્રીય મંત્રીઓ શ્રી મુખ્વાર અબ્બાસ નકવી અને નિર્મલા સીતારમણે ગઈકાલે આ અંગે રૂબરૂ ફરીયાદ કરી હતી બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહયું કે અસમાજિક તત્વો તૃણમુલ કોંપ્રેસના ટેકાથી હોટલોમાં અને ધર્મશાળાઓમાં આશ્રય લઈ રહયાં છે અને તેઓ ચુંટણી વિસ્તારોમાં હિંસા ફેલાવે છે તેમણે તાત્કાલીક પગલાં લેવા અને મમતા બેનરજીને પ્રચાર કરતાં રોકવા પણ જણાવ્યું હતું દરમિયાન તૃણમુલ કોંગ્રેસે આરોપ મુકયો છે કે ભાજપ પ્રમુખના રોડ શોમાં રાજય બહારના લોકો હતા અને તેમણે હિંસા ફેલાવી હતી પક્ષના પ્રવકતા ડેરેક ઓ બ્રાયને ટવીટર પણ આ મુજબ જણાવ્યું હતું

વિકાસશીલ દેશોમાં વધુ વ્યાપક સમજૂતી ઉભી થાય અને કુદરતી આફતોની અસર ઘટે તથા આબોહવા પરિવર્તનથી રાહત મળે તે માટે આ વૈશ્વિક ભાગીદારી ઉભી કરવામાં આવી છે વિશ્વ બેંકની સહાયથી આ સંસ્થા કાર્ય કરે છે

આપત્તિ વ્યવસ્થાપન માટે સંગઠીત થવાના પ્રયાસોમાં ભારતે પણ ટેકો આપ્યો છે આ બેઠકમાં ભારતીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સભ્ય કમલ કિશોર અને સંયુકત સચિવ કુમાર જીન્દાલ હાજર રહયાં હતા

આ પ્રકારના ગર્ભપાત પર પ્રતિબંધ મૂકી તે માટે જવાબદાર ડોક્ટરને આજીવન જેલની જોગવાઈ કરવામાં આવી છે

તેમાં ગર્ભપાતને મહિલાનો અધિકાર ગણવામાં આવતું હતું

પ્રધાનમંત્રી કાર્યાલયના પ્રવક્તાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી થેરેસા મે અને વિરોધપક્ષ મજૂર પક્ષના નેતા જેરેમી કોર્બીન વચ્ચે સંસદમાં થયેલી બેઠક બાદ સમજૂતી થઈ હોવાની શક્યતા દેખાઈ રહી છે